મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ કેન્દ્ર સરકારના પર્યટન અને સાંસ્કૃતિક રાજ્ય મંત્રી શ્રી પ્રહલાદ સિંહ પંટેલ દ્વારા પ્રવાસન ક્ષેત્રને પ્રોત્સાહન માટે આવતીકાલે આ કાર્યક્રમનો પ્રારંભ કરાવવામાં આવશે

આ ઓળખને વધુ મજબૂત કરવા દેશભરમાં એક ભારત શ્રેષ્ઠ ભારત અભિયાન હાથ ધરાયું છે જેના ભાગરૂપે ગુજરાત એનસીસી દ્વારા કેટલીક નવી પહેલ હાથ ધરાઈ છે આકાશવાણી સાથે વાત કરતા ભારતીય સેનાના ગુજરાત વિભાગના પીઆરઓ પુનિત ચક્રાએ આ મુજબ જણાવ્યું હતું

તેમા ત્રણ કેટેગરી રાખવામાં આવી છે

આ પ્રસંગે મુખ્ય અતિથી પદેથી બોલતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીર્યે મહર્ષિ દયાનંદ સરસ્વતીએ સેકડો વર્ષ આગાઉ અંધ વિશ્વાસ અને કુરીવાજો નિવોરણ સામે લોક જાગૃતિનાં કાર્યોને થાદ કર્યા હતા તેમણે સામાજિક ઉન્નતીનાં આર્ય સમાજના ઉદેશને બિરદાવ્યા હતા તેઓનું આર્ય સમાજનાં વાચોનિધિ અને નગરપાલિકા પ્રમુખ કાનજીભાઈ ભર્યા ધારા સભ્ય માલતીબેન મફેશ્વરી એ સ્વાગત કર્યું હતું

આજે સવારે નગરપાલિકા તેમજ સિંધી સમાજ દ્વારા ફાફ મેરેથોન દોડનું આયોજન થયું ફતું એ પણ ભાઈ પ્રતાપ દયાવરદાસ ની સમાધિ ખાતે કાર્યક્રમો યોજાયા હતા સાંજના ભાગમાં સિંધી સોશ્યલ ગ્રુપનાં સફયોગથી વિવિધ શાળાઓ અને સંસ્થાઓ દ્વારા શોભાયાત્રા કાર્નિવલ તથા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થઇ રહ્યું છે નેહ્લ ઠક્કર રાજ્યપાલ મુલાકાત રાજ્યપાલ આચાર્ય દેવવ્રત જીએ તેમની કરછની મુલાકાતનાં આજે ત્રીજા દિવસે ગાંધીધામ કંડલા સંકુલની મુલાકાત લીધી ફતી કંડલા ખાતે દિન દથાળપોર્ટ ટ્રસ્ટનાં અધ્યક્ષ અને ઉચ્ચ અધિકારીઓએ તેમને આવકાર્યા ફતા ગાર્ડ ઓફ ઓનર બાદ કંડલા બંદરની વિવિધ પ્રવુતિઓ નિફાળી હતી વા મા ઠ ઠંડીનાં ઘટતા પ્રભાવ વચ્ચે શિયાળો વિદાય લઇ રહ્યાના સંકેત સાંપડે છે સમગ્ર શિયાળા દરમ્યાન કાતિલ ઠંડીનો અનુભવ કરી રફેલ નલિયામાં આજે એક જ દિવસે નીયા ેતાપમાનનો પારો પ

તેથી અબડાસા વાસીઓએ એકાએક ઉનાળોનો અનુભવ કર્યો હતો